આ માછીમારોને વાઘા બોડરે ભારતને સોંપ્યા હતા અમારા જૂનાગઢના પ્રતિનિધિ સાથેની વાતચીતમાં વેળાવળ મત્સ્યવિભાગના નિયામક તુષાર પુરોહિતે જણાવ્યું હતું કે મુક્ત કરાયેલ ભારતીય માછીમારો ગોલ્ડન એકસપ્રેસ ટ્રેન દ્વારા આજે રાતના એક વાગ્યે વડોદરા આવી પહોંચશે તેઓને બે બસ દ્વારા આવતીકાલે સવારે વેળાવળ લઇ જવાશે અને તેમના પરિવારોને સોંપવામાં આવશે

તેમણે કહ્યું કે છેલ્લા દોઢ વર્ષથી આ માછીમારો પાકિસ્તાનની જેલમાં બંધ હતા

રાજય સરકાર અને ધરમપુર શ્રીમદ રાજ સેવા સંસ્થાન દ્વારા આ નાટક યોજાયું હતું

આ નાટકનો હેતું નવી પેઢી મહાત્મા ગાંધીના જીવનથી અવગત બનાવવાનો છે હેલ્થકેમ્પ અમદાવાદ સેન્ટ્રલ ગવર્મેન્ટ પેન્શનર એસોસિયેશન દ્વારા તાજેતરમાં અમદાવાદમાં હાડકાના રોગો અંગેનો સેમિનાર યોજાયો હતો જેમાં એપોલો હોસ્પીટલના તબીબોએ નિદાન અને ચિકિત્સા કરી હતી આ સેમિનારમાં પેન્શનરોને ઘુંટણના સાંધાના દુઃખાવા તેમજ હાકડાના રોગો અંગે નિષ્ણાત તબીબોએ માર્ગદર્શન આપ્યું હતું

મહેતા અને ડો ધવલ પટેલે પ્રશ્નોત્તરી દરમ્યિાન પેન્શનરોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપ્યા હતા આ સેમિનારમાં એસોસિએશનના પ્રમુખ એસ

પરમાર સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

પરીક્ષા શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે મહિસાગર જીલ્લાના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ આર આર ઠક્કરે કેટલીક સૂચનાઓ જાહેરનામા દ્વારા બહાર પાડી છે તેમણે પરિક્ષાર્થીઓને શાંતિમય અને સૌહાર્દપૂર્ણ રીતે પરિક્ષા આપવા અનુરોધ કર્યો છે

તેઓ મહેસાણા આવી પહોંચ્યા હતા તેમણે સ્વસ્થ રહેવા અઠવાડિયામાં બે દિવસ સાયકલનો ઉપયોગ કરવા શિખામણ આપી હતી નવ રાજયોમાં સાયકલયાત્રા ફરશે

અને રાજસ્થાન થઇ ચંદીગઢ પરત જશે પ્રજ્ઞાચક્ષુ અનાજ કીટ ભાવનગરના શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા જરૂરિયાતમંદ પ્રજ્ઞાચક્ષુ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું

અનાજ કીટના વિતરણમાં મેહલ ભટ્ટ અને વિજય સુખડિયાનો આર્થિક સહયોગ મળ્યો હતો